દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદોની સ્મૃતિમાં આજે શહિદ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તે નિમિત્તે આજે સવારે અગિયાર વાગે શહીદોના માનમાં બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું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

એફ માં પસંદગી થતાં કચ્છ ચારણ સમાજનું ગૌરવ તેમણે વધાર્યું છે સામાન્ય પરિવારમાંથી આવતી સેજલે માતા પિતા અલગ થઈ જતાં નાનપણમાં જ પિતાનો સફારો ગુમાવ્યો ફતો તેના માતા વેલાબેન અરજણભાઈ ગઢવીએ તેમના પિતાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરી પુત્રીને બી એસ એફ માં ભારતમાતાની સુરક્ષા કરી શકે તે સુધી સક્ષમ બનાવી છે જે અન્યો માટે પ્રેરણારૂપ જ્ઞોવાની સાથે માતા પુત્રી બંને મહિલા સશક્તિકરણનો ઉમદા ઉદાહરણ પણ પૂડું પાડ્યું છે